પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયો નું ઈ લોકાર્પણ ગાંધીનગર ખાતે થી કર્યું હતું મોરબીના ટંકારા પાસે આકાર પામનાર જી આઈ

ના પ્લોટની ઈ

કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર ગણાતા વર્ગને કાબૂમાં લેવા માટે મોરબીમાં ચા નાસ્તાની લારી દુકાનો બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેકટરે બહાર પાડ્યો છે પાન માવાનું વેચાણ ફક્ત પાર્સલમાં જ કરવાનો હકમ પણ મોરબીમાં થયો છે નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ હોય તેવો એક પણ કેસ સાંજ સુધીમાં નોંધાયો નથી અને સારવાર હેઠળના એક દર્દીને આજે રજા આપવામાં આવી છે જ્યારે નવસારી જિલ્લામાં નોંધાયેલા નવા કેસનો આંકડો ઓગણીશ છે

મહેસાણા જિલ્લામાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં નવા સાત કેસ નોંધાયા છે તેની સામે આઠ દર્દી ને તબિયત સારી થતાં દવાખાનામાથી વિદાય આપવામાં આવી હતી અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે સુરતના હીરા બજારના તમામ સેફ ડિપોઝીટ વૉલ્ટ યલાવતી પેઢીઓ એ સ્વૈચ્છિક રીતે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જ્યારે આઠ દર્દીઓ કોરોના મુક્ત થયા છે

જૂનાગઢમાં વધતા જતા કોરોના સંક્રમણ ને કારણે મ્યુ

બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું ઇ લોકાર્પણ કર્યું છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પોણા બાસઠ કરોડ રૂપિયાના ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે

આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી પ્લોટની ફાળવણી સંપૂર્ણ પારદર્શક અને ડ્રો ના માધ્યમથી કરવામાં આવી છે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક નહિ પહેરવા માટે અને જાહેર સ્થળો એ થૂંકવા ઉપર લાદેલી દંડની રકમમાં વધારો કર્યો છે

આ વિસ્તારોમાં આજે સવારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણી અને સંક્રમણની તપાસ કરવા પરીક્ષણો શરુ કરવામાં આવ્યા છે

આ પ્રસંગે રાજ્યપાલે આ મુજબ જણાવ્યું

નોંધાયેલ બાંધકામ શ્રમિકોની વિગત અધુરી હોવાથી અમૂક નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળી નથી બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ કરાઇ છે